વી

એસ ટી માં ઘટાડો આજથી લાગુ થયો છે

એસ ટી

એસ ટી દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો

એસ ટી વેરા શ્રેણીનું તાર્કિકીકરણ કરીને ગીયર બોક્ષલીથીયમ આયર્ન બેટરી અને વિડીયો ગેમ સહિત ઘણી ચીજો પરનો જી

દરમાં મોટી સ્ક્રીનવાળા ટી વી સિમેન્ટ સહિત વૈભવી વસ્તુઓજ બાકી રહી છે

ઉપરાષ્ટ્રપતિએ શાંતિપૂર્ણ સમૃદ્ધ તથા સર્વસમાવેશક વિશ્વના નિર્માણ માટે સાથે મળીને કામ કરવાનો નિર્ધાર નવા વર્ષમાં કરવા સહુને અનુરોધ કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ નવું વર્ષ બધા જ લોકોની આશા આકાંક્ષા સંતોષનારુ બની રહે તેવી શુભેચ્છાઓ આપી છે

તેમના પુત્ર સરફરાઝે આ વાતને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કેતેમના અંતિમ સંસ્કાર દેશમાં કરાશે

આ સિવાયના અન્ય કોઇ ખાનગી સ્થળે માન્ય આધાર કેન્દ્રો કાર્યરત નથી જેથી રાજ્યના નાગરિકોએ તેમની આધાર નોંધણી તેમજ સુધારણા સેવાઓ માટે માત્ર સરકાર અધિક્રત કેન્દ્રોનો જ સંપર્ક કરવા નાયબ સચિવ યુ

ડી અને સ્ટેટ નોડલ અધિકારી સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે

આ શબ્દોને બદલે આજથી ગુજરાત સરકારના શિક્ષણ બોર્ડ માન્ય શાળાઓમાં વિદ્યાર્થીએ જય હિંદ કે જય ભારત શબ્દ બોલવાનો રહેશે તેવો સરકારે પરિપત્ર કરીને આદેશ કર્યો છે

બી એસ

બી બોર્ડ જેવી શાળાઓમાં જય હિંદ કે જય ભારત જેવા શબ્દ બોલાય તે ઇચ્છનીય છે તેમ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું

નેફલ ઠક્કર શિપિંગ કોર્પોરેશન શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ઇન્ડીપેન્ડેન્ટ ડાયરેકટર તરીકે કચ્છના અગ્રણી અને ગાંધીધામના ચાટર્ડ એકાઉન્ટન્ટની વરણી ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે ભારત તેમજ વિદેશના દરિયામાં માલ અને પેસેન્જર વહનની કામગીરી સંભાળી અને વિશ્વના વેપારમાં મોખરાનું સ્થાન ધરાવતી આ સંસ્થાના ડાયરેકટર તરીકે દીનદયાલ પોર્ટના પૂર્વ ટ્રસ્ટી અને અંજાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સી એ માવજીભાઇ સોરઠિયાની નિમણૂક કરાઇ છે કોર્પોરેશનના આ વિકાસ કાર્યમાં કચ્છના અગ્રણીની નિમણૂક થતાં કંપનીના વિકાસમાં કચ્છી અગ્રણીનું મહત્ત્વનું યોગદાન રહેશે શ્રી સોરઠિયાએ અગાઉ રાજ્યકક્ષાએ નગરપાલિકા પરિષદના સંયુક્ત સચિવ ભાજપ ગુજરાત સીએ સેલના કન્વીનર તરીકે પણ ફરજ બજાવી છે

છ હજાર આઠસો બે હેકટરના રૂા

છતાં ઠંડીમાં કોઇ રાહત અનુભવાઇ ન હતી જ્યારે કચ્છના અન્ય મથકોએ તાપમાનની સ્થિતિ આ પ્રમાણે રહી હતી

મી ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાયો હતો